તેમણે ઉમેર્યું કે મતદારો માટે હાથ મોજા અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે અને શરીર નું તાપમાન ચેક કર્યા પછી મતદાર ને પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા કરાઈ છે જો કોઈ મતદાર નું તાપમાન ઊંચું આવે તો થોડીવાર પછી ફરીથી ચકાસણી કરી તેને મતદાન નો અવસર આપશે

ગઢડા અને કરજણ માં કોવિડ ના નિયમ નું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદ મળી હોવાનુ તેમણે કહ્યું હતું

જે અંગે મોરબી જીલ્લા કલેકટર જે

આ છૂટછાટનો અમલ આવતીકાલથી રાજ્યભરમાં થશે

પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નીજમંદિરના દ્વાર આજથી ખોલવામાં આવ્યા છે